પરીક્ષા પેચર્ચાની ચોથી આવૃત્તિ આ વર્ષે યોજાશે અને તે ઓનલાઇન માધ્યમથી યોજાશે

આ વખતે પ્રધાનમંત્રી માત્ર વિદ્યાર્થીઓસાથે નહીં પણ વાલીઓ અને શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે

શ્રી અમરનાથ તીર્થ બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

જેમાં સિંધી ભાષા માટે આદિપુરના સિંધોલોજીના નિર્દેશક સાહિબ મુલસીંહ બીજાણીની પસંદગી કરવામાં આવતા સાક્ષરોમાં ખુશીની લાગણી છવાઈ હતી બાળ વિભાગમાં સાહિબ બિજાણીની બાળ નાટ્યસંગ્રહ્હ મુંડી કેરૂ પાએને પસંદ કરવામાં આવી હતી અને તે માટે કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર જાહેર કરાયો છે

આ પ્રદર્શનમાં કચ્છ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયોની ફસ્તકલા કારીગરોનું પ્રદર્શન કમ વેંચાણ એક જ સ્થળે કરવામાં આવશે જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી કે ગાંધી શિલ્પ બજારનો ગઈકાલે શુભારંભ કરાવ્યો હતો

અને સમાજ તેમની પાસેથી મોટી અપેક્ષા રાખશે

પરંતુ દિવસ દરમ્યાન મહત્તમ ઉષ્ણતામાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસનો વધારો થવાની સંભાવના છે તેના લીધે મહેસાણા પાટણ બનાસકાંઠા ઉપરાંત કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારમાં ગરમી પડે તેવી શક્યતા દર્શાવાઈ છે આરતી ભદ્દ અબડાસો ઘઉ કાં પણી જિલ્લા અબડાસા પંથકુમાં ઘઉ કાઢવાના હાર્વેસ્ટર મશીનો ઉપયોગ ઘઉના પાકની લણણી માટે કરવામાં આવી રહ્યો છે અબડાસામાં પિયત બોર આધારીત ખેતીવાળા ગામોમાં રવિપાક ઘઉનું વાવેતર મોટા પ્રમાણમાં કરાયુ હતું જે લાંબાશિયાળાને લીધે પાકનો ઉત્તાર સારો જોવા મળી રહ્યો છે જે આગામી આઠ થી દસ દિવસમાં તૈયાર થતાં ખેડુ તમિત્રોએ તેની લણણીની તૈયારીના આરંભતા ઘઉનો ફાલ કાઢવા માટે પંજાબથી યાંત્રિક મશીનો હાર્વેસ્ટર અબડાસા પહોંચ્યા છે અને મજુરીમાં પણ વધારો થયો છું